કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો દુષ્પ્રચાર કરીનો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે સરકાર આ મુદ્દે પીછેહટ નહીં કરે આજે જોધપુરમાં નાગરિકત્વ કાયદા અંગે જાગૃતિ રેલીને સંબોધતાં શ્રી શાહે કોંગ્રેસ મતબેંકનું રાજકારણ કરતી હોવાનો આરોપ મૂક્યો છે પડોશી દેશમાં ધાર્મિક લધુમતિ હેરાનગતિનો ભોગ બને છે ત્યારે તેમના માનવ અધિકારનું રક્ષણ કરવું જરૂરી છે શ્રી શાહે કહ્યું કે જે વિરોધ કરે છે તે ગાંધીજી અમને પંડિત નહેરૂ તથા સરદારશ્રીનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમણે આ બાબતનું સમર્થન કર્યું હતું શ્રી શાહે આ મુદ્દે જાહેર ચર્ચાનો શ્રી રાહ્લ ગાંધીને પડકાર ફેંક્થી છે કોંગ્રેસ સેવા દળની વીર સાવરકર અંગેની પુસ્તિકા અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ એકદમ નીચલીકક્ષાની રાજનીતિ રમી રહી છે

પી

તેમણે કહ્યું કે પોલીસ પાસે પૂરતા પુરાવા છે

નવી દિલ્ફીમાં પક્ષના મહામંત્રી ડૉક્ટર અનિલ જૈને જણાવ્યું કે રવિવારથી તેનો આરંભ થશે દિલ્ફીમાં શરૂ થનારા અભિયાનમાં ગૃહમંત્રી અને પક્ષપ્રમુખ અમીત શાહ જોડાશે જ્યારે ગાઝીયાબાદમાં કાર્યકારી પ્રમુખ જે

લખનઉમાં શ્રી રાજનાથસિંહ અને નાગપુરમાં શ્રી નીતિન ગડકરી સહભાગી બનશે શ્રી જૈને કહ્યું કે કેન્દ્રિય મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સહિત તમામ ઝુંબેશમાં જોડાશે અને દેશભરમાં આ અભિયાનમાં ભાગ લેશે તે દ્વારા ત્રણ કરોડ પરિવારોને આવરી લેવાશે તેમણે કહ્યું કે નાગરિકત્વ કાયદા અંગે જાહેરસભા અને પત્રકાર પરિષદ યોજાય છે અને તે દ્વારા કાયદામાં સુધારાઓ અંગે વિરોધપક્ષના દુષ્પ્રયારનો વિરોધ થઇ રહ્યો છે

તેમણે કહ્યું કે તબક્કાવાર અરજીઓનો નિકાલ કરી માન્યતા આપવામાં આવશે શ્રી પુરીએ કહ્યું કે આ મિલ્કતોના દસ્તાવેજ નોંધણીમાંથી મળેલી આવક ખાસ વિકાસ ભંડોળમાં રખાશે અને તે આ વસાહતોના વિકાસ માટે વપરાશે

નૌશેરા ક્ષેત્રમાં કલાક ગામ નજીક આ વિસ્ફોટ થયો હતો ઘવાયેલા જવાનોને ઉધમપુરની લશ્કરી હ્રોસ્પિટલમાં હવાઇ માર્ગે લઇ જવાયા હતા હાલ તેમની સ્થિતિ સારી છે

લોન હોસ્પિટલમાં બાળકોનાં મૃત્યુ અંગે તપાસ માટે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયની ટુકડી કોટા પહોંચી છે તેમાં બાળરોગ નિષ્ણાત સહિતના નિષ્ણાતો સ્થળ પર તપાસ દ્વારા તાકીદના પગલાં અને સારવાર સુચવશે આ ટુકડીમાં એઇમ્સ જોધપુર અને જયપુરના પ્રાદેશિક નિયામક કચેરીના ડોક્ટરો પણ છે આજે રાજસ્થાનના મંત્રીઓ રધુ શ્રમા અને પ્રતાપસિંહ ખાયરીવાસે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી

આજે નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ઠાકુરે કહ્યું કે પડોશી ત્રણ દેશોમાં ધાર્મિક લઘુમતિ દમનનો ભોગ બને છે તેને આ કાયદા હેઠળ નાગરિકત્વ આપવાની જોગવાઇ છે તેમણે કહ્યું કે વિરોધપક્ષ લોકોને ગેરમાર્ગે ઉશ્કેરે છે અને મતબેંકની રાજનીતિ કરે છે તેમણે કહ્યું કે અટકાયતી કેન્રોગે અગાઉન કોંગ્રેસ સરકારે રચેલાં છે તથા નાગરિકત્વ નોંધણીપત્રક પણ કોંગ્રેસી જ દેન છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવગાંધીએ આ અંગેનો કાયદો ઘડ્યો હતો

શ્રી શાહે જણાવ્યું કે ફારૂદ અબ્દુલ્લા ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીએ ઉશ્કેરણીજનક નિવેદન કરતાં તેમને અટકાયત હેઠળ રખાયા છે

હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ખીણ પ્રદેશમાં શાંતિ જળવાઇ રહી છે શ્રી શાહે કહ્યું કે હાલ ક્યાંય પણ કરફ્યુ લદાયો નથી

મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા ખાતેની ભારતના આર્ષદ્રષ્ટા સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બીજી વિશ્વની ઉંચી પ્રતિમા છે

સુતાર દ્વારા તૈયાર કરવામાં આવી છે કે જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ રચના કરી હતી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત માટે ગૌરવની વાત છે કે સરદાર પટેલની સૌથી ઉંચી પ્રથમ બે પ્રતિમા ગુજરાતમાં છે

તણાવપૂર્ણ પરિસ્થિતિના પગલે તમામ અમેરિકી નાગરિકોને જે વિમાન સેવા મળે તેમાં અથવા જમીન માર્ગે બીજા દેશમાં જતા રહેવા અનુરોધ કર્યો છે અમેરિકાના દૂતાવાસ પર ઇરાન સમર્થીત ત્રાસવાદી હ્મલાના પગલે તમામ રાજદ્વારી કાર્યવાહી પણ રદ્દ કરવામાં આવી છે

બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કરેલા હુમલામાં સોલેમની ઉપરાંત અન્ય આઠ જણાનાં મોત થયાનું વ્હાઈટ હાઉસ તથા લશ્કરી મુખ્ય મથક પેન્ટાગોન દ્વારા જણાવવામાં આવ્યું છે ઇરાનના સત્તાવાર માધ્યમોએ પણ સોલેમનીના મૃત્યુની પુષ્ટી કરી છે ઇરાકના ક્રાંતિકારી સુરક્ષાદળે જણાવ્યું છે કે ઇરાકના ત્રાસવાદી નેતા અબુ મહદીનું પણ ત થયું છે એક નિવેદનમાં અમેરિકાના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિની સૂચનાના આધારે અમેરીકાનું હીત જાળવવા માટે આ નિર્ણય લીધો છે અને ભવિષ્યમાં ઇરાન કોઇ હુમલા ન કરે તેની તકેદારી ઉભી કરવામાં આવી છે ઇરાનના વિદેશ મંત્રીએ કડ્સ દળીના કમાન્ડરની હત્યાની ટીકા કરી છે અને આ હુમલાના પ્રત્યાઘાત ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે વિરોધીઓએ બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર હ્મલો કરતાં અમેરિકાએ ડ્રોન હ્મલો કર્યો હતો લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું કેજનરલ સોલેમનીએ દૂતાવાસ પર હ્મલાને સંમતિ આપી હતી